તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે સરહદી વિસ્તારના માળખાકીય સુવિધાઓના વિકાસ ઉપર ભાર મુકયો છે

રોહતાંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોહતાંગમાં ઊંચા પહાડો પર બનેલી વિશ્વની સૌથી લાંબી અટલ ટનલ આજે રાષ્ટ્રને સમર્પિત કરી આ પ્રસંગે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહયા આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજે અટલ ટનલના લોકાર્પણ સાથે હિમાચલ પ્રદેશના લોકોની દાયકા જુની માંગણીઓ પુરી થઇ છે આ ટનલ હિમાચલ પ્રદેશ સાથે લેફ લદાખ માટે પણ જીવન રેખા બની રહેશે

આ ટનલના નિર્માણ સાથે દેશની સુરક્ષામાં વધારો થશે અને જેનો લાભ સામાન્ય પ્રજા સાથે સૈનિકોને પણ મળશે કેન્દ્ર સરકારે સરહદી વીસ્તારના માળખાગત સુવિધાઓના વિકાસ માટે વિશેષ ભાર મુકયો છે તે માટે રસ્તાઓ પુલો ઇમારતો ટનલ વગેરેનું બાંધકામ મોટા પાયે ચાલી રહયું છે ઉપરાંત દેશમાં આધુનીક શસ્ત્રોને મેક ઇન ઇન્ડિયા બનાવવા માટે ઘણા સુધારા કરાયા છે

આ ટનલની વિશેષ બાબત એ છે કે તેમાં ટેલિફોન સુવિધા ફાયર સેફ્ટીની સુવિધા એર ક્વોલિટી મોનિટરિંગ સીસીટીવી કેમેરા બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ તેમજ અન્ય સુવિધાઓ છે અટલ ટનલ રાષ્ટ્રને માટે તેમજ આ પ્રદેશના લોકોના સામાજિક આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ બદલાવ લાવશે

ગઇકાલે વીડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનીક વૈભવ સમીટનું ઉદઘાટન કર્યા બાદ તેમણે સરકારે વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે સંશોધન અને નવકલ્પનાને પ્રોત્સાહન આપવા લીધેલા પગલાની વિગતો આપી હતી

આરજેડીના પ્રવકતાના જણાવ્યા પ્રમાણે પાર્ટીએ અગાઉ કોંગ્રેસ માટે નિર્ધારીત કરેલી બેઠકો કરતાં વધુ બેઠકો ફાળવી છે

બેઠકોની વહેંચણી અંગેની સત્તાવાર જાહેરાત રવિવાર સુધી કરાશે દરમિયાન બેઠકોની વહેંચણી માટે અંતિમ સ્વરૂપ આપવા એનડીએમાં પણ ચર્ચા વિયારણા યાલી રહી છે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે બેઠકોની ફાળવણી અંગે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે

નડૃા ધ્વારા સમન્વય સમિતિની રચના કરવામાં આવી છે બીજી તરફ એલજેપીના અધ્યક્ષ ચિરાગ પાસવાને પક્ષની સંસદીય બોર્ડની બેઠક બોલાવી છે જેમાં તેઓ બેઠકો અંગે નિર્ણય લઇ શકે છે લદાખ ચુંટણી લદાખ સ્વાયત પર્વતીય પરીષદની યુંટણીના ઉમેદવારીપત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની લદાખ ખાતે લોકોની યળવળ માટેની એક ટોચની સંસ્થા ધ્વારા રચાયલી ત્રણ સભ્યોની એક ટીમ સાથે થયેલી ચર્ચા વિચારણા બાદ ચુંટણી કાર્યક્રમમાં ફેરબદલ કરાયો હતો તે મુજબ ઉમેદવારીપત્રો ભરવાની સમયમર્યાદા પાંચ દિવસ લંબાવવામાં આવી હતી જે આજે પુર્ણ થશે

ગૃહમંત્રી અમિત શાહ ધ્વારા અપાયેલી ખાતરી પછી યળવળની સંસ્થા ધ્વારા યુંટણીનો બહિષ્કાર પાછો ખેંચી લેવામાં આવ્યો હતો

લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ ત્યાંની આ પ્રથમ ચુંટણી હશે

કિશન રેડૃીએ ઉત્તરપ્રદેશના હાથરસ ખાતેની દુઃખદ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી છે તેમણે કહ્યું કે આ બનાવમાં કસુરવારોને કડક સજા કરાશે કેન્દ્ર તથા રાજય સરકાર આ બનાવના કસુરવારોને કડક સજા મળે તે હેતુથી પગલા લેશે દરમિયાન ખાસ તપાસ ટુકડી સીટે આપેલા તપાસના પ્રાથમિક અહેવાલના આધારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જીલ્લા પોલીસ સુપ્રીટેન્ડેન્ટ સહિત પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે સીટે આ કેસ સાથે સંકળાયેલાઓનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે

અનલોક પાંચ ગુજરાત સરકારે કન્ટેનમેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં વધુ પ્રવૃતિઓને મંજુરી આપતી માર્ગદર્શિકાની જાહેરાત કરી છે

અર્જુન મુંડા આદિજાતિ બાબતોના મંત્રી અર્જન મુંડાએ ગઇકાલે ગાંધી જયંતિ નિમિત્ત ભારતની સૌથી મોટી હસ્તકલા અને કાર્બનિક ઉત્પાદનોના બજાર ટ્રાઇબ્સ ઇન્ડિયા ઇ માર્કેટ પ્લેસનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પૂરું કરવાની દિશામાં દેશભરના આદિજાતિ સાહસોના ઉત્પાદન અને હસ્તકલાને પ્રદર્શિત કરાશે તેઓ તેમના ઉત્પાદનો ગ્રાહકોને સીધા વેચી શકશે